પમ્કુમાર કન્નરે આ મુજબ જણાવ્યું હતું

તો રાજયના તમામ ગામોના સરપંચ ઉપસરપંચએ ગામ ના આગવાનોને આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડી યોગ્ય માગદશન પુરું પાડવામાં આવશે કે જેથી રાજય સરકારના આ પ્રયત્નોમાં દરેક વ્યકિત સહભાગી થાયએ કોરોના સામેની લડત વધુ આસાન બને